પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ દરમિથાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ધરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી આ મુલાકાત વેળાએ મંત્રી જવાહર ચાવડા સાંસદ રાજેશ યૂડાસમા ધારાસભ્ય દેવાભાઇ માલમ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના એમ ડી દિનેશ ખટારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે યુવાનોએ રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યુ છે તેઓને રસીકરણ કેન્દ્ર પર સમય અને જગ્યા ફાળવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે આ અંગે વધુ માહિતી આપતાં જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડોકટર પ્રેમકુમાર કન્નરે આ પ્રમાણે જણાવ્યું હતું

હાલની કોરોનાની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સનો વધારો થતાં રાજકોટ શહેરના નગરજનોને તેનો લાભ મળશે વોટસઅપ સેવા મહેસાણાની વિસનગરની નૂતન મેડિકલ કોલેજ દ્વારા કોરોના પોઝીટીવ બાળકોના વાલીઓ માટે વિના મૂલ્યે વોટસઅપ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં મેડીકલ કોલેજના બાળકોના વિભાગના ડૉકટર વિનામૂલ્યે સવાલોના જવાબ આપશે

ઘરે બેઠા વાલીઓને બાળકો અંગે માર્ગદર્શન મળી રહ્યુ છે અને લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘરે બેસીને જ બાળકની સારવાર થઇ રહી છે